બે દિવસના ગુજરાત પ્રવાસ દરમ્યાન શ્રી મોદીએ વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે સાડા છ કિલોમીટરના પહેલો મેટ્રો રૂટનું ઉદઘાટન કર્યું હતું

આ પ્રસંગે શ્રી મોદીએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કેદેશની આધ્યાત્મિક વ્યવસ્થાએ સામાજિક ચેતનાનું કેન્દ્ર છે સાથે જ પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળાની સ્વચ્છતાએ વિશ્વનું ધ્યાન દોર્યું હતું

આજે શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદ નજીક અડાલજ ખાતેના અન્નપૂર્ણા ધામની મુલાકાત લઈને શિક્ષણ તથા વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કરીને ઉપસ્થિતોને સંબોધન કરશે

તેઓએ ગઈકાલે ટવીટ કરીને મહાશીવરાત્રીના પવિત્ર પર્વની સમગ્ર ભારતવાસીઓને હૃદયની શુભકામના પાઠવી હતી

જે તે ટોલ વિભાગ દ્વારા નિયમ મુજબ નિર્ધારિત કરેલી શુલ્કની રકમ લેવા અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી અંગેના રાષ્ટ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પરિપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ટેક્સ વસૂલાતના સમય અને અંતર અંગે સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાનું સ્થાનિક જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું હતું

જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલી અધિસૂચનામાં જણાવ્યું હતું કેગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો અનુસાર સમયપત્રને દરેક શાળાએ અનુસરવાનું છે

આ પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉનાળુ વેકેશનની રજાઓ રહેશે

જિલ્લા પંચાયતની રોગચાળા નિયંત્રણ શાખામાંથી મળતી વિગતો મુજબ અબડાસા તાલુકાના નલિયામાં પ વર્ષના બાળકને ભુજ શહેરની જી

જનરલ હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો

પાંચ મેચની શ્રેણીમાં ભારત એક મેચ જીતી ચુક્યું છે